પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ક્રષિક્ષેત્રે તાજેતરમાં કરાયેલા સુધારાઓએ ખેડૂતોને વધુ સશક્ત બનાવ્યા છે તથા તેમને નવી તકો આપી છે

ટી ઈરફાનનો ટાર્ગેટ ઓલિમ્પિક પોડીયમ સ્કીમ ટોપ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે

બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ભારતમાં કોવીડની રસી માટે થઈ રહેલા સંશોધનો અને રસી વિકાસ કાર્યક્રમ માટે પેકેજની રકમમાંથી અનુદાન અપાશે રસી નિર્માણ પ્રક્રિયામાં પ્રિ ક્લિનીકલથી લઈને ક્લિનીકલ પરિક્ષણ રસીનું ઉત્પાદન તથા રસી વિતરણની વ્યવસ્થા માટે અનુદાનનો ઉપયોગ કરી શકાશે

દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોવીડની રસી વિકસાવી રહેલ ત્રણ ટીમના સભ્યો સાથે આજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંવાદ કરશે ટ્વિટર ઉપર પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ જીનોવા બાયોફાર્મા બાયોલોજીકલ ઈ અને ડૉક્ટર રેડ્ડીની ત્રણ ટીમના સભ્યો પ્રધાનમંત્રી સાથે સંવાદ કરશે

ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારીત મન કી બાત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે સંસદમાં લાંબી ચર્ચા બાદ કૃષિક્ષેત્રેના સુધારાઓને કાયદાકીય સ્વરૂપ અપાયું છે તેમણે રાજસ્થાનના મહંમદ અસલમ દ્વારા કૃષિ સુધારા અંગે ખેડૂતોમાં કરાતી લોકજાગૃતીની કામગીરીની પ્રશંસા કરીને યુવાનોને ગામડાઓની મુલાકાત લઈને ખેડૂતો સાથે આ મુદ્દે વાતયીત કરવાની અપીલ કરી હતી તેમણે સંસ્કૃતિના મહત્વ ઉપર ભાર મૂક્તા કહ્યું હતું કે સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસો લોકોને જોડે છે તથા પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે પ્રધાનમંત્રી એ બ્રાઝીલના જોનાસ માસેતીનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેમણે ટેક્નોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને વેદાંત અને ભારતીય સંસ્કૃતિની માહિતી ઓનલાઈન અભ્યાસક્રમ દ્વારા વિશ્વભરમાં પહોંચાડી છે

પ્રધાનમંત્રીએ શિક્ષણ મેળવ્યા પછી પોતાની શૈક્ષણિક સંસ્થાઓ માટે કંઈક કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો

વિદેશ મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે ભારત હંમેશા માનતું આવ્યું છે કે કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે અને ભારતની આંતરીક બાબતોમાં દખલ દેવાનો ઓઆઈસીને કોઈ અધિકાર નથી ધાર્મિક અસહિષ્ણુતા આત્યંતીકવાદ અને લધુમતીઓ સાથે અન્યાય કરતા કેટલાક દેશ ઓઆઈસીના મંચનો દુરૂપયોગ કરે છે અને ઓઆઈસી આ બાબતને મંજૂરી આપે છે એ બાબત ખેદજનક છે વિદેશ મંત્રાલયે ભવિષ્યમાં આવા કોઈપણ નિવેદનો કરવાથી દુર રહેવાની ઓઆઈસીને ચિમકી આપી છે